રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમદાવાદમાં મોટેરા ખાતે બંધાયેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટડીયમનું ગઈકાલે લોકાર્પણ કર્યું સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન પણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ અને પુડ્ડચેરી ખાતે આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્ર સરકારે કરવેરાની વસુલાત પેન્શન પેમેન્ટ અને નાની યોજનાઓ સહિત સરકારી નાણાંકીય વ્યવહારો માટે તમામ ખાનગી બેંકોને મંજુરી આપી દીધી છે

ભારતે રાષ્ટ્રસંઘમાં ભારપૂર્વક જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતના અવિભાજ્ય અંગ છે અને ત્યાં સુશાસન માટે લેવાઈ રહેલા પગલાં એ ભારતની આંતરીક બાબત છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું આગવું અને અનોખું સ્ટેડિયમ બની રહેશે અને માળખાકીય વિકાસ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાવાન ખેલાડીઓને પણ પ્લેટફોર્મ મબ્યું છે ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવના સર્જન વડે અમદાવાદ હવે ખેલક્રદની રાજધાની બનશે

મોડલથી નિર્માણ કરવામાં આવશે

તેમણે કહ્યું કે તંગદિલીની શરૂઆત તબક્કાથી બંને દેશોના રાજદ્વારીઓએ શાંતિપૂર્ણ ઉકેલ માટે સઘન પ્રયાસો કર્યા હતા